કચ્છ જિલ્લાના કેટલાક કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા ન હોઈ અધિકારીઓ તેમજ સ્થાનિક સરપંચો આગેવાનોની મદદથી આ તમામ કેન્દ્રોને પણ સીસીટીવી થી આવરી લેવાતા જિલ્લાના સો એ સો ટકા પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ બન્યા છે

લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા પહોંચાડવા આરોગ્ય અંગે ની જાણકારી આપવા તેમજ ગુણવત્તા સભર રોગ નિયંત્રણ સહિતની સેવા પૂરી પાડવાના હેતુથી આવતીકાલે ભુજ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સંસદ સભ્યના મત વિસ્તારમાં આવા હેલ્થ મેળાના આયોજનના ભાગ રૂપે યોજાનારા હેલ્થમેળાનું ઉદ્વાટન સાંસદ સભ્ય વિનોદ યાવડા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક થોજના અંતર્ગત રાષ્ટ્રને સંબોધન કરશે

સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અપાશે

આવતી કાલે ઝોનના સ્થાપના દિને શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે સાથે તેનો પ્રારંભ થશે ઝોનમાં કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોને વિકાસ એવોર્ડ આપી સન્માનિત કરાશે

વહીવટીક્ષેત્રે ભુજની મામલતદાર કચેરી નમૂનેદાર બને જે કોઇ અરજદાર પોતાના પ્રશ્નો માટે આવે ત્યારે તેને મીઠો આવકાર આપી તેના દુઃખ દર્દ દૂર થાય એવી લાગણી ભુજની નવનિર્મિત મામલતદાર કચેરીનાં લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે વ્યકત કરી હતી ગઈકાલે ભુજ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે રમતગમત યુવા અને સાંસ્ક્રતિક પ્રવૃતિઓ વિભાગ યુવક બોર્ડ પ્રેરિત અને જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજિત સ્વામિ વિવેકાનંદ યુવક મંડળોને કીટ વિતરણ કરવાના અવસરે રૂ

ભુજ અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત સર્જન અને રેડિયોલોજી ગઠિત ત્રિસ્તરીય તજ જ્ઞની ટીમ દ્વારા ચાર માસની બાળકી ઉપર આંતરડાનું જે સામાન્ય રીતે ચાર કલાક સુધી યાલે એવું ઓપરેશન આધુનિક હાઇડ્રી રીડકશન પદ્ધતિથી માત્ર ચાલીસ મીનીટમાં પૂર્ણ કરી દીકરીને પેટની પીડામાંથી મુક્તિ અપાવી હતી ન્યુ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વાલ્મીકી રોડ ઉપર રહેતા પરિવારની ચાર માસની પુત્રી ને એક ખાનગી હોસ્પિટલમાંથી અત્રે ખસેડવામાં આવી હતી ત્રણેય નિષ્ણાતોની ટીમે ખર્ચાળ અને જટિલ તથા વધુ સમય લેતી રાબેતા મુજબની શસ્ત્રક્રિયા કરવાને બદલે મેડીકલ સાયન્સમાં આધુનિક કઠ્ઠી શકાય તેવી શસ્ત્રક્રિયા કરી હતી